લંબાવવામાં આવી નાગરિકત્વ સુધારા કાયદાના અમલ પર મનાઇ ફરમાવવા સર્વોચ્ય અદાલતે ઇન્કાર કર્યો

ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં પાથલગઢી તરફી ટેકેદારોએ અપહરણ કરેલા સાત જણાની હત્યા કરી રાષ્ટ્રપતિએ રાષ્ટિય બાળ પુરસ્કાર એનાયત કર્યા

દાદરાનગર હવેલી અને દમણ તેમજ દીવના જોડાણને અનુલક્ષીને માલ અને સેવા પર મૂલ્ય આધારિત કર અને એકસાઇઝ ડયુટી સંબંધિત રદ કરાયેલા કાયદાઓમાં સુધારા વધારા કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે

તે દ્વારા ટ્યુનિશિયા અને પપુઆ ન્યૂગીનીમાં ચૂંટણી આયોજન અને વહીવટી બાબતોમાં સહકાર સાધવામાં આવ્યો છે આ ઉપરાંત મંત્રીમંડળે ખનીજ તેલ અને કુદરતી વાયુ ભૂસત્વ વિજ્ઞાન અને ખનીજ સંપત્તિ તથા ગુનાઇત બાબતોમાં કાનૂની સહાય અને નવજાત શીશુની સારવાર જેવી બાબતોમાં ભારત અને બ્રાઝીલ વચ્ચેના ચાર કરારને પણ મંજૂરી આપવામાં આવી છે

કંપનીની પ્લાન્ટ તથા એકમો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગ હેઠળના જાહેરસાહસના તેલંગણાના રૂદ્રરામ ખાતેનો પ્લાન્ટને બંધ કરાયો છે

વિલંબમાં જે પ્રોજેક્ટો છે તેમાં રેલવે માર્ગપરિવહન અને હાઇવે પેટ્રોલિયમ અને કુદરતી ગેસને સંબંધિત છે

જળસંપત્તિમંત્રીએ જનજીવન મિશન અને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓના અમલની સમીક્ષા કરી હતી

શ્રી યૌધરીએ કહ્યું કે સરકાર ખેડૂતોની આવક બે ગણી થાય તે માટે ખેડૂતોને જરૂરી તમામ સહાય આપવા કટિબદ્ધ છે

ઇશાન ભારતમાં માળખાંકીય પ્રોજેક્ટ હાથ ધવા જાપાન દ્વારા મોટાપાયે મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તેની પણ સમીક્ષા થઇ હતી

મુખ્ય ન્યાયાધીશશ્રી ડ

કેન્દ્ર સરકાર વતી એટર્ની નજરલ કે

આજે બપોરે દિલ્ફીમાં મીડીયા સાથેની વાતચીતમાં પક્ષના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસનેતા અશોક ચૌહાણે કથિત રીતે જણાવ્યું હતું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ભાજપને સરકારની રચના કરવામાં અટકાવવા મુસ્લિમોની અપીલને લક્ષ્યમાં લઇ કોંગ્રેસ શિવસેનાની સાથે હાથ મિલાવશે

તેમણે કહ્યું કે દેશમાં લોકશાઠી માળખામાં જોખમી વાતાવરણ પેદા કરી રહી છે તેમણે આ ગંભીર મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને અન્ય વરિષ્ઠ પક્ષના નેતાઓએ રાષ્ટ્રની માફી માંગવાની માંગણી કરી હતી

પાથલગડી ચળવળની વિરૂદ્વમાં દેખાવો કરી રહેલાઓને પાથલગડી સમર્થકોએ આ લોકોનું અપહરણ આક્ષેપ છે

મુખ્યમંત્રી હેમંત સૌરેને આ ઘટના પ્રત્યે ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે

આ મુઠભેડ શરૂ થઇ હતી ત્યારે સુરક્ષાદળો છુપાયેલા આતંકવાદીઓનો સંપર્ક કરી રહ્યા હતા અને સર્ચ ઓપરેશન સતત બીજા દિવસે આ એન્કાઉન્ટર હાથ ધરાયું હતું જમ્મુ અને કાશ્મીર પોલીસના વડા દિલબાગસિંઘે મિડિયાને જણાવ્યું કે આ સર્ચ ઓપરેશન ગઇરાત્રે મુલત્વી રખાયું હતું તે આજે સવારે છુપાયેલા આતંકવાદીઓને પકડી પાડવા આ સર્ચ ઓપરેશન કરાયું હતું ઓછામાં ઓછા બે આતંકવાદીઓને આ વિસ્તારમાં ઘેરવામાં આવ્યા હતા આજના આ એન્કાઉન્ટરમાં આતંકવાદી માર્યા જવાથી યાલુ મહિનામાં અત્યાર સુધી ગોળીબાર એન્કાઉન્ટરમાં મરાયેલા આતંકવાદીઓનો આંકડો નવ સુધી પર્જોચ્યો છે

બાળપુરસ્કાર સરકાર દ્વારા દર વર્ષે નોંધપાત્ર સિદ્વિ હાંસલ કરનાર બાળકોને જુદાજુદા ક્ષેત્રો માટે આપવામાં આવે છે આ ક્ષેત્રોમાં શોધખોળ કેળવણીમાં સિદ્ધિ સામાજીક સેવા કલા અને સંસ્કૃતિ રમતગમત અને બહાદૂરીનો સમાવેશ થાય છે

તેઓને રાષ્ટ્રપતિ દ્વારા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો

મંત્રાલયોના ટેબ્લોમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા જળજીવન મિશન અને નાણાકીય સર્વસમાવેશીતા જેવી મહત્વના વિષયો આવરી લેવાયા છે

કર્ણાટકા ચોથા સ્થાને ઉત્તરપ્રદેશ પાંચમા સ્થાને અને તામિલનાડ઼ છઠ્ઠા સ્થાને રહ્યા છે